પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડનો અસરકારક રીતે પ્રતિકાર કરવા ઝડપથી ટેસ્ટીંગ ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટની નીતિ અપનાવવા તથા સંકલન સાધવા ઉપર ભાર મૂક્યો છે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વિવિધ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે

જેટલું મતદાન નોંધાયું છે કાશ્મીર પોલીસ અને રાષ્ટ્રીય રાયફલના જવાનોએ આતંકવાદી સંગઠન લશ્કર એ તોઈબા સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે

રેલવે મંત્રાલયે રેલવેના ક્ષેત્રીય મહાનિર્દેશકોને આ અંગે પત્ર લખ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રેલવે કોવિડના સંક્રમણને રોકવા અનેક પગલાં લઈ રહ્યું છે મંત્રાલયે કોવિડ અંગે આપવામાં આવેલા તમામ દિશા નિર્દેશોનું તાત્કાલિક અસરથી પાલન કરી આગામી છ મહિના સુધી તેનું યૂસ્ત પાલન કરાવવા જણાવ્યું છે